કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કેલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનથી લઈને માર્કેટીંગ સુધીના દરેક તબક્કાના વિકાસ હેતુથી કૃષિ ક્ષેત્રના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે

બીસીજીઆઈએ તંત્રએ સંબંધિત વિષયના નિષ્ણાતોની સમિતિએ કરેલી ભલામણોના મુલ્યાંકન બાદ રસીના માનવ પરીક્ષણની મંજૂરી આપી છે ઈંગ્લેન્ડમાં પણ હાલ આ રસીની બીજા અને ત્રીજા તબક્કાની ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહી છે તેવી જ રીતે બ્રાઝિલમાં પણ ત્રીજા તબક્કાની ટ્રાયલ હાથ ધરાઈ છે

મુખ્યમંત્રી વીજય રૂપાણીએ પ્લાઝમા થેરેપી માટે પ્લાઝમા ડોનેટ કરનારા સુરતના નાગરીકોને અભિનંદન પાઠવ્યા હતા અને આ મુજબ જણાવ્યું હતું

આશતોષ અંતાણી રક્ષાબંધન આજે શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનું પર્વ સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં ભારે શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ ઉપરાંત આજે બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત બદલવાનું પૂણ્ય પર્વ બળેવ અને દરિયાખેડૂઓ માટે દરિયાદેવને ચૂંદડી અને નારિયેળ ચડાવવાનો તહેવાર નારિયેળી પૂનમની પણ આજે ઉજવણી કરવામાં આવી રહી છે જો કે હાલમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને માર્ગદર્શિકાઓને અનુરર્પ લોકોને આ તહેવારની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરીકોને રક્ષાબંધન પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ રાજ્યના નાગરીકોને રક્ષાબંધન પર્વ નિમિત્તે શુભકામના પાઠવી છે

સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે દરમિયાન કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જીલ્લાવાસીઓને ભારે ઉકળાટનો અનુભવ કરવો પડી રહ્યો છે અને હવે વરસાદના ફરી એક સચરાચર રાઉન્ડની પ્રતિક્ષા લોકો ચાતક નજરે કરી રહ્યા છે જિલ્લામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે ઓછો તફાવત રહેતા રાત્રીના પણ લોકોને સખત બફારો સહન કરવો પડી રહ્યો છે

આશતોષ અંતાણી ભૂકંપના આંચકા આજે શ્રાવણી પૂનમ રક્ષાબંધનના મોટા દિવસે પૂર્વથી પશ્ચિમ કચ્છ સુધી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા

આશુતોષ અંતાણી ભુજ સ્વામિનારાયણ મંદિર આગામી પાંચમી ઓગસ્ટે અયોધ્યા ખાતે યોજાનારા રામ મંદિર શિલાન્યાસ પ્રસંગે જીલ્લા મથક ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા અવધ મેં આનંદ ભયો અંતર્ગત ઓનલાઈન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે